તેમણે શહીદોના પરિવારજનો પર ગર્વ વ્યક્ત કરી દેશના યુવાનોને રાષ્ટ્રપ્રેમ બલિદાનની ભાવનાને આત્મસાત કરવા અનુરોધ કર્યો હતો આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને તેમણે જણાવ્યું હતું કે લોકશાહીની તંદુરસ્ત પરંપરાને જાળવવાના હેતુથી મન કી બાત કાર્યક્રમના હવે પછીની કડી આગામી મે મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત કરવામાં આવશે તેમણે લોકશાહીના ઉત્સવ બાદ મન કી બાત કાર્યક્રમની ક્ષેણી ચાલુ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી દ્વિતીય દ્વાદશ સમારોહમાં સહભાગી થયા હતા અને સોમનાથ દાદાના દર્શન અને જળાભિષેક કર્યો હતો મુખ્યમંત્રીએ ઉજ્જૈન મહાકાલેશ્વર ખાતેથી આવેલ દ્વાદશ જ્યોતિલિંગ સમારોહના ચાંદીજડિત ધ્વજદંડનું આસ્થાપૂર્વક પૂજન કર્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આ સમારોહ દેશની એકતા અખંડિતતા અને શ્રધ્ધાને મજબુત કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

અધ્યક્ષપદેથી સંબોધતા પ્રભારીમંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે આયોજનના હાથ ધરેલા વિકાસકાર્યો આચાર સંહિતા સુધીમાં શક્ય તેટલા કાર્યો પૂર્ણ કરવા પર ભાર મૂકવા સાથે રાજ્યના અન્ય જિલ્લાઓની સરખામણીએ કચ્છનું આયોજન વહેલું પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા

સતત પાંચમાં વર્ષમાં યોજાનારી આ મહાશોભાયાત્રાના સુચારૂ આયોજન માટે ભુજના ધિંગેશ્વર મહાદેવ મંદિર સભાખંડમાં મળેલી બેઠકમાં મંદિરના મહંત ઈશ્વરગીરીજી ભૂતનાથ સેવા સંસ્થાનના પ્રમુખ શ્રી ગજેન્દ્રસિંહ જાડેજા દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ શ્રી ધીરજપુરી ગોસ્વામી તેજસ્વીની ગ્રુપના સુશ્રી રસિલાબેન પંડ્યા સહિતના અગ્રણીઓ અન્ય સમાજના આગેવાનો કાર્યકરો તેમજ શિવભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આશુતોષ અંતાણી કુચ્છ હવામાન જિલ્લામાં છેલ્લા એક બે દિવસથી ઉત્તર પૂર્વ દિશાએથી ફૂંકાયેલા પવનની અસરરૂપે ફરી ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે જિલ્લામાં વહેલી સવારે તેમજ મોડી રાત્રીએ ઠંડી જ્યારે દિવસ ચડચા બાદ હુંફાળા વાતાવરણનો જિલ્વાસીઓ અનુભવ કરી રહ્યા છે

હવામાન વિભાગ દ્વારા હવામાનમાં બદલાવ અંગે કોઈ ખાસ સૂચના આપવામાં આવી નથી